ગઈકાલે સંરક્ષણ ઉદ્યોગનાં વેબીનારને સંબોધતાં તેમણે કહ્યું કે નવા ટેકનોલોજી વિકસાવવા અને સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગોને મોટી ભૂમિકા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સંરક્ષણ ક્ષેત્રે દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તમીલનાડુ અને ઉત્તરપ્રદેશમાં હાથ ધરાયેલા બે ડિફેન્સ કોરીડોરનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ક્ષેત્રે આગામી પાંચ વર્ષમાં વીસ હજાર કરોડ રૂપિયાનાં મૂડીરોકાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે

સંરક્ષણ ક્ષેત્રેનાં ઉત્પાદન અને નિકાસની નીતીનો મુસદો જાહેર કરાયો છે અને આ અંગે લાગતા વળગતાઓ પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા હોવાનું શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિયારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિયારોની આપલે કરશે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પણ લખી શકે છે